મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે

આશુ તોષ અંતાણી ક ચ્છ અ દાણી દેશાવરથી ઓક્સિજનનો જથ્થો કચ્છ જિલ્લાના મુન્દ્રા બંદરે ઉતારવાની ભગીરથ કામગીરી અદાણી જુથ દ્રારા હાથ ધરાઈ હોવાનું તેના વડા ગૌતમ અદાણીએ જણાવ્યુ છે

ઉપરાંત સઉદી અરેબિયાના લિન્ડેથી બીજા પાંચ હજાર મેડિકલ ગ્રેડ ઓક્સિજન સિલિન્ડર પણ આયાત કરાયા છે

જયારે ભયાઉ રાપર અને મન્દ્રા તાલુકામાં ગઈકાલે કોરોના સં શ્રણનો એકપણ નવો પોઝિટિવ કેસ નોંધાયો નથી